પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતનું ઉર્જા ક્ષેત્ર વિકાસ કેન્દ્રિત પર્યાવરણને અનુકૂળ તથા સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેયને અનુરૂપ હોવાથી વિશ્વના ઉર્જા ક્ષેત્રના વિકાસમાં મહત્વનું પરિબળ બનશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ચોથી ભારત ઉર્જામંચની બેઠકનું ઉદઘાટન કરતાં આ મુજબ જણાવ્યું હતું

આનો અર્થ ભારતના નાગરિકો માટે ઓછા કાર્બન ઉત્સર્જન સાથે ઊર્જા પૂરી પાડવાનો છે આના ભાગરૂપે ભારતમાં ગેસ ઉત્પાદનને પણ અગ્રતા આપવામાં આવી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉર્જા ઉત્પાદનની સાથે સાથે ઉર્જા બચત ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે

પ્રધાનમંત્રીએ તેમની સરકારે છેલ્લાં છ વર્ષમાં હાથ ધરેલા ઊર્જાક્ષેત્રના સુધારાની વિગતો આપી હતી પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી વિશ્વની મોટી તેલ કંપની અને ગેસ કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો નીતિ આયોગ તથા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું

તે માટે સી પ્લેન ગઇકાલે રિવરફન્ટ ખાતે લેન્ડિંગ થતાં નાગરિકોને સી પ્લેન નિફાળવાનો લ્હાવો મળ્યો હતો આ માટે નદીમાં પાણીનું યોગ્ય લેવલ રાખવામાં આવ્યું છે

કેવડિયાથી સી પ્લેન લઇને આવેલા અધિક મુખ્ય સચિવ ડો રાજીવ ગુપ્તાએ તેને રોમાંચક સફર ગણાવી ટવીટ કરતા કહ્યું હતું કે પ્રવાસન અને ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસમાં સી પ્લેનના આગમનથી નવું પ્રકરણ શરૂ થવા પામ્યું છે જે પ્રવાસન ક્ષેત્ર માટે ગેમ ચેન્જર સાબિત થશે

અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયાથી સી પ્લેન અમદાવાદ રિવર ફ્રન્ટ આવી પહોંચતા મોટી સંખ્યામાં લોકો સી પ્લેન જોવા ઉમટી પડયા હતા

કોરોના રાજ્યમાં સઘન પ્રયાસોના કારણે કોરોના વાયરસનું સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે ઘટી રહ્યું છે

રાજ્યપાલશ્રીએ સંસ્કૃતભારતી ગુજરાત દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય શિક્ષા નીતિ અને સંસ્કૃત ના સંદર્ભમાં અમલીકરણ વિષયક ઓનલાઇન સંવાદમાં આ મુજબ જણાવ્યુ હતું

તેમણે સંસ્કૃત ભાષાનું શિક્ષણ સંસ્કૃત ભાષામાં જ આપવામાં આવે તેવો અનુરોધ પણ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી અજુ શર્માએ ગુજરાત રાજ્યમાં સંસ્કૃત શિક્ષણને સુદૃઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પગલાં વિશે માહિતી આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓએ પણ સંસ્કૃત શિક્ષણના મહત્વમાં વિશ્વવિદ્યાલયની ભૂમિકા વિશે વિચાર વિમર્શ કર્યો

આઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાહેરસભાઓ રેલીઓ અને જીલ્લા વફીવટીતંત્ર દ્વારા સઘન મતદાન માટે જાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે આજે કરજણ વિધાનસભા ક્ષેત્રના કરજણ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી જાહેરસભા સંબોધશે જાહેરસભા બાદ સ્થાનિક અગ્રણીઓ વેપારી આગેવાનો અને જુદા જુદા સમાજના શ્રેષ્ઠીઓ સાથેની બેઠકમાં ઉપસ્થિત રહેશે જયારે કેન્દ્રિય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા આજે મોરબી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાના સમર્થનમાં બપોરે સાડા ત્રણ વાગે પીપલીયા રસ્તા માળીયામાં અને સાંજે સાત વાગે મોરબીના ચિત્રકુટ ચોક ખાતે જાહેરસભામાં સંબોધન કરશે

પાટીલની ઉપસ્થિતિમાં લીંબડી ખાતે ધંધુકાના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ મેર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે

ગઇકાલે ગઢડા વિધાનસભા બેઠકના ઢસા જંકશનથી ગઢડા સુધી બાઈક રેલીનું આયોજન ભાજપ યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું જેમાં યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલ અને મંત્રી વિભાવરીબેન દવે પણ જોડાયા

જોકે પ્રદીપસિંહ જાડેજાએ એજ સમયે મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટના આ હ્કમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો

તે સમયે ભાજપના ધારાસબ્ય હતા તે સમયે તેમણે અસરવા વિસ્તારમાં પેમ્પ્લેટનું વિતરણ કર્યું હતું આ સમયે આચારસંહિતા લાગુ હતી જેના કારણે તે સમયે તત્કાલીન કોંગ્રેસ શહેર પ્રમુખ પંકજ શાહે વિરોધ નોંધાવ્યો હતો અને યુંટણી પંચમાં સહિત પ્રદીપસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી હતી કોંગ્રેસના તે સમયના શહેર પ્રમુખ પંકજ શાહની ચુંટણી આયારસંહિતાની ફરિયાદ બાદ ચુંટણી પંચે પણ આ કેસમાં તપાસ કરી હતી